આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને રાજકોટ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસે જન્માષ્ટમી દરમિયાન લોકમેળો યોજાશે નહીં રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે સાથે આ વર્ષે સામૂહિક સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજવામાં આવશે નહીં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

એક સત્તાવાર યાદી મુજબ મહાનગર પાલિકાના ચાર નિષ્ણાંત ડોક્ટરોની કમિટીના અહેવાલને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે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

બેડ ઉપર ખુબ ઓછા દર્દીઓને સારવાર સંતોષકારક મેનેજમેન્ટનો અભાવ વગેરે બાબતો ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે મહાનગર પાલિકાના આ નિર્ણય થી હવે આ યારેય હોસ્પિટલો એ

ક્વોટા કે ખાનગી ક્વોટા ઉપર કોરોનાના કોઈપણ દર્દીને દાખલ કરી શકશે નહ્નિ યાદીમાં જણાવાયા મુજબ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કોરોનના દર્દીઓને સારી અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તમામ હોસ્પિટલો નું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે

આ ઉપરાંત માત્ર શરદી તાવ ઉધરસ હોય તેવા કોરોનાનાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખી અને આયુર્વેદીક ડોકટરોની ટીમ દ્વારા દેખરેખ રાખી સારવાર આપવામાં આવશે

રાજપીપળા શાકમાર્કેટમાં સંપૂર્ણ પણે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓને માર્ગો બંધ કરવાની કામગીરી સોંપાઇ ગઇ છે કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે રાજપીપલા શાકમાર્કેટ સહિત કસબાવાડ કાછીયાવાડ મોટા માછીવાડ સહિતનો જે વિસ્તારમાંથી સંક્રમણ વધુ ફેલાઈ રહયો છે અને જે વિસ્તારમાં કોરોના પોઝિટિવના દર્દીઓ મોતને ભેટ્યા છે એવા વિસ્તારો સીલ કરવાની કામગીરી આજે શરૂ કરાઈ હતી જેમા કાછીયાવાડ અને કસબાવાડ ને રેડ ઝોન જાહેર કરી આ વિસ્તારોમાં બહારની કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે

ગુજરાત સરકાર દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓની હાજરી સાથે નિયમિત અભ્યાસ ચાલુ થાય નહિ ત્યાં સુધી કોઈ પણ શાળા અન્ય કોઈપણ પ્રવૃત્તિ ના નામે ફી લઇ શકશે નહિ જે શાળાઓ એ લોકડાઉન દરમિયાન કે તે પછી કોઈ પણ પ્રવૃત્તિના નામે ફી લીધી હશે તો તે પણ શાળા નિયમિત રીતે શરુ થયા પછી પાછી આપવી પડશે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ શાળા ફી નહિ ભરવાને કારણે વિધાર્થીઓનો પ્રવેશ રદ ડરી શકશે નહિ જાણવા મળ્યા મુજબ રાજ્યમાં અનેક શાળાઓમાં આજથી ઓનલાઇન શિક્ષણ પ્રવૃત્તિ બંધ કરી દેવાઈ છે જોકે અમ્ક શાળાઓ દ્વારા જ્યાં ઓનલાઇન શિક્ષણ માટે નું સેટઅપ મૂકી દેવાયું છે અને શાળા અને વાલીઓ વચ્ચે સમજૂતી છે તેવી શાળાઓ એ ઓનલાઇન શિક્ષણ યાલુ રાખવાનો નિર્ણય કર્યો છે

કોરોના મહામારી વચ્ચે કોઇ બહેન દૂર રહેતા પોતાના ભાઇને રાખડી મોકલવાથી વંચિત ન રહી જાય તે માટે ટપાલ દ્વારા રાખડી મોકલવા માટેની આ વ્યવસ્થા કરાઈ છે

કચ્છની પોસ્ટ ઓફિસોના કાઉન્ટર પર આ માટેના બોક્સ મુકાયા છે રાખડી કાઉન્ટર પર મૂકાયેલા બોક્સમાં મૂકવાની રહેશે પરંતુ જો કોઇએ સ્પીડ પોસ્ટ કરવાની હશે તો તેમણે તે કવર કાઉન્ટર પર સ્પીડ પોસ્ટ બુક કરાવવાનું રહેશે તેમ પણ શ્રી પરમારે ઉમેર્યું હતું

જેમાં મેળા અને મેળાવડા નહીં કરવા સ્વૈચ્છિક રીતે નક્કી કરવામાં આવ્યું છે તેમજ ધાર્મિક સ્થળોને કોરોના સંક્રમણ અટકાવવા પ્રવેશરૂપે સાબુ પાણી કે સેનેટાઈઝર અને થર્મલ સ્કિનીંગ વ્યવસ્થા કરવી તેમજ માસ્ક પહેરેલાંને જ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે

પોલિસે આઈશર ટેમ્પો ડ્રાઈવર ક્લિનરને પકડીને તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે